સર્વોચ્ચ અદાલત રામજન્મભૂમિ બાબરી મસ્જીદ જમીન વિવાદ કેસની સુનાવણી આજે ફાથ ધરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તનાવની પરિતેસ્થતિમાં જણાવ્યું છે કે ઈરાનના નેતાઓ સાથે ખુલ્લા મને મંત્રણા કરવા તેઓ તૈયાર છે

પી એલ

જુદાં જુદાં રાજકીય પક્ષોના નેતાઓ રોડ શો તથા રેલીઓ દ્વારા પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રોહતક પંજાબ ફોશીયારપુર તથા હિમાચલ પ્રદેશના મંડીમાં રેલીઓમાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાફ ફરીયાણાના ફિસ્સાર તથા ચરખી દાદરીમાં પ્રચાર કરશે કોંગ્રેસના અધ્યક્ષ રાફુલ ગાંધી હિમાચલ પ્રદેશ તથા ચંડીગઢમાં અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં આજે રેલીઓને સંબોધશે

પ્રદેશ ભાજપના અધ્યક્ષ રાકેશ સિંફ આજે રાયગઢ અશોકનગર તથા ગ્વાલીયરમાં તેમજ ભૂતપૂર્વ મંત્રી ફગ્ગનસિંહ્ કુલસ્તે વિદીશા ભોપાલ તથા ગુનામાં ચૂંટણી પ્રચાર કરશે કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથ જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વીજયસિંફ વિવિધ સ્થળોએ રેલીઓને સંબોધશે

ચૂંટણી પંચે આ બનાવ બાબતે ગત પહેલી મેના રોજ શ્રી રાહુલ ગાંધીને નોટીસ પાઠવી ફતી યૂંટણી પંચે જણાવ્યું છે કે રાફુલ ગાંધી તરફથી નોટીસનો પ્રતિભાવ આપવા વધુ સમયની માગણી કરતી વિનંતી પંચને મળી હતી

કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પક્ષના નેતાઓ રોડ શો જાફેરસભાઓ અને પ્રત્યક્ષ લોકસંપર્ક વડે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે

તેમણે કહ્યું કે ફરિથાણા પોલીસ પાડોશી રાજ્યોના પોલીસ દળો સાથે સંપર્કમાં છે અને રાજ્યની સરફદો સીલ કરાશે

ના જવાનોએ કાશ્મીરના સાંબા ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરફદે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર પાકસેનાના ભૂતપૂર્વ સૈનિકને ઝડપી લીધો છે સરફદ પાસે શંકાસ્પદ ફિલચાલ કરતા આ શખ્સને પકડ્યા બાદ પ્રાથમિક તપાસમાં તે પાકિસ્તાનનાં શકરગઢ જિલ્લાનો રહેવાસી છે અને તેનું નામ મહંમદ અફઝલ હોવાનું જાણવા મળ્યું છે તેની પાસેથી બે મોબાલ ફોન તથા ડેટા કાર્ડ મળી આવ્યા છે

એ આ ધૂસણખોરને વધુ પુછપરછ માટે પોલીસને સોંપ્યો છે પોલીસ આરોપી મહંમદના ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રફી છે

આ કેસને પરસ્પર સંમતીથી ઉકેલવાના પ્રયાસ માટે મધ્યસ્થીને રીફર કરવામાં આવ્યો ફતો મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ ફેઠળની પાંચ જજાની બંધારણીય બેંચ આ કેસની સુનાવણી કરશે ઉલ્લેખનિય છે કે સર્વોચ્ય અદાલતે સર્વોચ્ય અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ ફકીર મફંમદ ઈબ્રાફીમ કલીકુલ્લાના વડપણ ફેઠળ મધ્યસ્થી માટે એક પેનલની રચના કરી ફતી આ પેનલના બીજા બે સભ્યો છે વકીલ શ્રીરામ પંચુ તથા શ્રી શ્રી રવિશંકર સર્વોચ્ય અદાલતે જણાવ્યું છે કે એક સપ્તાફમાં પેનલ મધ્યસ્થીની પ્રક્રિયા શરૂ કરશે આ પેનલ ચાર સપ્તાહ્માં તેનો પ્રગતી અફેવાલ અદાલતમાં રજુ કરશે

રશિયાએ ઈરાન સાથે સધાયેલી પરમાણુ સંધિના રક્ષણ માટે મંત્રણા કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો છે

દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાનના નેતાઓ સાથે ખુલ્લા મને વાતચીત કરવા તેઓ તૈયાર છે ગઈકાલે વોશિંગ્ટનમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું

રાજ્ય સરકાર નાગરિકોને તબીબી સેવા પૂરી પાડવા માટે ગામ કલ્યાણ સમિતિની મદદ લઈ રફી છે દરમ્યાન ઓડીશાના પશ્ચિમ જિલ્લાઓમાં ગરમીનું તીવ્ર મોજુ ફરી વળતા સામાન્ય જનજીવનને અસર થઈ છે

અમેરિકા તથા ચીન વેપાર ક્ષેત્રની વાતચીત માટે મળવાના ફતા તે અગાઉ પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ફતી દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું ફતું કે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ પાસેથી તેમને પત્ર મબ્યો છે અને આ મુદ્દે તેઓ જીનપીંગ સાથે ટેલીફોન ઉપર વાતચીત કરશે

જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ અમીર રઝાએ ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એફ

ને બે દિવસમાં સંબંધીતોની પુછપરછ કરીને તેમને આવતીકાલે અદાલતમાં રજુ કરવાના આદેશ આપ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં એફ

સલામતી સૂત્રોના જણાવ્યા મુજબ જમીલા બજારમાં લોકો મોટી સંખ્યામાં ફાજર ફતા ત્યારે આત્મધાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો હતો કોઈપણ જૂથે આ ફ્મલાની જવાબદારી લીધી નથી

સ્પર્ધામાં વેલોસીટી સુપરનોવા તથા ટ્રાયબ્લેઝર આ ત્રણેય ટીમોએ બે બે અંકો મેળવ્યા છે પણ રનરેટના આધારે સુપરનોવા તથા વેલોસીટી ફાઈનલમાં પફોંચ્યા છે